પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેસલમેર ખાતે સૈનિકો સાથે દિવાળી ઉજવી દેશની સેવા કરતા બહાદુર જવાનો પર રાષ્ર ને ગર્વ હોવાનું જણાવ્યું

બિહારમાં એનડીએના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આજે પટણામાં મળનારી બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા ચૂંટવામાં આવશે દેશભરમાં દિપાવલી પર્વની પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરાઈ અમેરિકાના વર્તમાન અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રસપ્રમુખે દિપાવલીની શુભે ચ્છાઓ પાઠવી

શ્રી મોદીએ જવાનોને સંબોધિત કરતાં કહ્યું કે વીર સપૂતોના બલિદાન પર ધરતી આકાશ અને સંપૂર્ણ ઇતિહાસ ગર્વ કરે છે તેમણે કહ્યું કે દરેક દેશવાસીને પોતાના સૈનિકોની તાકાત શૌર્ય અજેયના અને અપરાજિતતા પર ગર્વ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય જવાનોની કોઈ બરાબરી કરી શકે તેમ નથી શ્રી મોદીએ ધ્યાન દોર્યું કે એ જ રાષ્ટ્ર સુરક્ષિત રહે છે જેની અંદર આકાંક્ષાઓથી સંઘર્ષ કરવાની ક્ષમતા હોય છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સાવધાની જ સુરક્ષાનો રસ્તો છે તેમણે કહ્યું કે આજે ભારત આતંકવાદોને ઘરમાં ધુસીને મારે છે તેમણે કહ્યું કે ભારતની પાસે તાકાત પણ છે અને સાચો જવાબ આપવાની રાજકીય ઇચ્છાશક્તિ પણ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક મંચો પર પ્રખરતા સાથે પોતાની વાત રજૂ કરે છે તેમણે કહ્યું કે વિસ્તારવાદ એક રીતે માનસિક વિકૃત્તિ છે અને આજે સમગ્ર વિશ્વ વિસ્તારવાદી તાકાતોથી હેરાન છે શ્રી મોદીએ કહ્યું કે આ વિચારની વિરુદ્ધ ભારત એક પ્રખર આવાજ છે

સૈન્યનો આ નિર્ણય આત્મનિર્ભર ભારતને બળ આપનારુ છે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

સરકાર ચાલુ ખરીફ ઋતુમાં ખેડૂતોની પાસેથી હાલની યોજના મુજબ ટેકાના ભાવે અનાજની ખરીદી કરી રહી છે

શ્રી બાઈડેને અને તેમની પત્નીએ હિંન્દુ જૈન શીખ બૌદ્ધ ધર્મને અનુસરતા લાખો લોકોને દિપાવલીની શુભકામના પાઠવી હતી તેમના ટ્વીટ સંદેશમાં તેમણે કહ્યું કે નવું વર્ષ નવી આશા સુખ અને સમૃદ્ધિ લાવશે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ માટે યૂંટાયેલા કમલા હેરિસ અને તેમના પતિએ શુભ દિપાવલી અને સાલમુબારકનો સંદેશ ટ્વીટ કર્યો છે તેમણે સૌ માટે સુરક્ષિત સારા સ્વાસ્થ્ય અને આનંદમય નવ વર્ષની શુભેચ્છા પાઠવી છે શ્રી બાઈડેન અને સુશ્રી હેરિસે સંયુક્ત નિવેદનમાં અમેરિકા ભારત અને વિશ્વભરમાં દિપાવલી પર્વ ઉજવતા સૌ માટે મંગળ કામના કરી છે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દીપ પ્રજ્જવલિત કરતો પોતાનો ફોટો મૂકીને શુભ દિપાવલી લખ્યું છે ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ અને વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ પણ દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી છે